મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દવાઓની ક્ષમતા બહુસ્તરીય નૈદાનીક પરીક્ષણ દ્વારા પુરવાર થઇ છે જરૂરિયાતમંદ દર્દીઓને આ દવાઓ પારદર્શક રીતે ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ બહ્પક્ષીય ઝુંબેશ હાથ ધરી છે આકાશવાણી સાથેની વાતચીતમાં આયુષ સંશોધન અને વિકાસ કાર્યદળના પ્રોફેસર ભૂષણ પટવર્ધને જણાવ્યું ફતુંકે આ દવાઓથી દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ મળશે જેથી તેમના ફોસ્પીટલના સારવારના દિવસો ઓછા થઇ શકશે

તેમણે હાલમાં તબીબોની સલાહ મુજબ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે આ િ વશેની શ્રી નિતિન પટેલ સોશિયલ મીડીયા પોસ્ટ જણકારી આપી હતી

તેઓ કુમાર સામાયિક અને કવિલોકના તત્રી પદે હતા અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમ્ ખ પદ પણ રહી ચુકયા હતા શિતલ વૈશ્નવ અકસ્માત કચ્છના ભચાઉ સામખ્યારી વચ્ચ ધોરીમાર્ગ પર ગઈકાલે એક ઈકો કાર આગળ જતાં વાહન સાથે અથડાવાથી ડીવાઈડર પર ચડી જવાથી જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ મુંબઈથી માદરે વતન આવેલા પટેલ પરિવારના પિતા પુત્રનું આ અકસ્માતમાં મુત્યુ થય હતું જયાર તેમના જમાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે સામખોયારી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે